સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ એફ એમ આઈ કલિફુલ્લાના વડપણ હેઠળની ત્રણ સભ્યોની બનેલી મધ્યસ્થી સમિતિએ મધ્યસ્થીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સમયની માંગણી કરી હતી આ કેસની સુનાવણી મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈના વડપણ હેઠળની પાંચ ન્યાયાધીશોની બનેલી બંધારણીય બેન્ચ કરી રહી છે

સર્વોચ્ચ અદાલત સમક્ષ ગત આઠમી માર્ચે આ કેસ રજૂ થયા બાદ મધ્યસ્થી દ્વારા તેનો ઉકેલ મેળવવા અદાલતે આ કેસ મધ્યસ્થી સમિતિને સોંપ્યો હતો

આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત કુદરતી આપદાઓ જેવી કે ભારે વરસાદ પૂર વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવાની પૂર્વ તૈયારીઓ અંગે રાજ્ય સરકારે તમામ વિભાગના અધિકારીઓની સમીક્ષા બેઠક કરી હતી પ્રિ મોન્સૂન કામગીરીના ભાગરૂપે વિવિધ વિભાગો દ્વારા કરવાની થતી કામગીરી સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું તેમજ ગામ તાલુકા અને જિલ્લા કક્ષાના ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનને અઘતન કરવા સાથે ગામ શહેર વાર બચાવ કામગીરી માટે તરવૈયાની યાદી તેમજ સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓની યાદી પણ અપડેટ કરવા જણાવ્યું હતું તથા ચોમાસાની ઋતુમાં જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓ મુખ્ય મથકે હાજર રહેવા સુચનાઓ અપાઈ હતી તથા પંદર જૂન સુધી સંભવિત પૂર અસરગ્રસ્ત ગામોમાં મોકડ્રીલનું આયોજન કરવા સૂચનાઓ અપાઈ હતી

પાણી પુરવઠા બી એસ એન એલ સિંચાઇ માર્ગ મકાન વગેરે વિભાગો દ્વારા હાથ ધરવાની કામગીરીની સમીક્ષા કરી હતી